પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે અનેક સદી સુધી રાહ જોયા પછી આજનો દિવસ આવ્યો છે તેમણે ઉમેર્યું હતું કેઅનેક પેઢીના બલિદાન પછી બંધાઈ રહેલું રામ મંદિર તમામને સંઘર્ષ અને સંકલ્પની પ્રેરણા આપતું રહેશે રામ મંદિરને બાંધવાની પ્રક્રિયા દેશને જોડવાની પ્રક્રિયા છે

શ્રી મોદીએ કહ્યું હતું કે ભૂમિપૂજન પ્રસંગે આખો દેશ રામમય બન્યો છે

મુખ્યમંત્રીશ્રીએ દેશની એકતા અખંડિતતા સ્વાભિમાન સંસ્કૃતિ પરંપરા અને માનબિંદ્વઓની રક્ષા માટે આ રામમંદિર નિર્માણ આવનારા દિવસોમાં એક મહત્વપુર્ણ પરિબળ બનશે એમ પણ ઉમેર્યું છે

આજના ઘીવસે જ લદાખને કેન્દ્રાશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો જેને એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી રહી છે

મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન રાવલે જિલ્લામાં આ પખવાડિયા અંતર્ગત ચાલતા કાર્યક્રમોની માહિતી આપી હતી

પૂર્વ કચ્છ એસપી કચેરી ખાતે શ્રી પાટિલને ગાર્ડ ઓફ ઓનર આપીને ઉષ્માભેર આવકાર આપવામાં આવ્યો હતો હાલ જ આઈપીએસ અધિકારીઓની કરાયેલી બદલીમાં તેમની નિમણૂંક અમદાવાદથી પૂર્વ કચ્છ પોલીસ વડા તરીકે કરાઈ હતી